આ સંજોગોમાં લોકડાઉન આગળ લંબાવવા તથા કેટલીક છૂટછાટ આપવા બાબતે કેન્દ્ર સરકારે વીચારણા કરી હતી કેટલાંક રાજ્યોએ હજીપણ લોકડાઉન આગળ વધારવાનો અભિપ્રાય આપ્યો હતો કંટેમેંટ હેઠળના વિસ્તારોમાં હજી નિયંત્રણ ચાલુ રાખવા તમામ સમંત થયા હતા આ ચર્ચાના આધારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આગળ લંબાવવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે આશતોષ અંતાણી મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી તારીખ પહેલી જૂનથી લોકડાઉન પાંચ અમલમાં આવશે અને ફરીથી બધુ બંધ કરી દેવામાં આવશે એવી વાતો ફેલાવી રહ્યા છે આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દુર રહે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું

આ અંગે કચ્છ જિલ્લા પંચાયતના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે

આ સમયે હોસ્પિટલના ડોકટર્સ તથા કર્મચારીઓએ સાજા થયેલા દર્દીઓનું અભિવાદન કર્યુ હતું

કોરોના યોધ્ધા તરીકે ફરજ બજાવતા આરોગ્યકર્મી પોલીસ જવાનો તથા રાત દિવસ કંટ્રોલ રૂમ ચલાવતા કર્મચારીઓ સુધી આયુર્વેદિક ચૂર્ણ ના પેકેટ પૂરતી સંખ્યા માં પહોંચાડવાની વ્યવસ્થા શ્રી ચાવડા એ ગોઠવી છે તેમણે જણાવ્યું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ જેવો અણમોલ વારસો આપણી પાસે હોવાથી કોરોના વાયરસ થી બચવા માટે તેનો ઉપયોગ સૌ એ કરવો જોઈએ